પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આત્મનિર્ભર ભારતની ઝુંબેશ માત્ર ભારતની નહી પણવિશ્વની જરૂરીયાતો પુર્ણ કરશે નીતિ આયોગની સંચાલન પરિષદને સંબોધન કર્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આસામ અને પશ્ચિમ બંગાળમાં વિવિધ વિકાસકામોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે ગુજરાતમાં અમદાવાદ વડોદરા સહિત છ મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં આજે સવારે સાત વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો છે અને મતગણતરી ત્રેવીસમી ફેબ્રુઆરીએ હાથ ધરાશે

ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસમાં મહિલાઓની સિંગલ્સનો ખિતાબ જાપાનની નાઓમી

પુરૂષો માટેની સીંગલ્સની ફાઇનલમાં આજે નોવાક જોકોવિય અને મેદવાદેવ વચ્ચે મુકાબલો થશે

ગઇકાલે વિડીયો કોન્ફરન્સીંગ માધ્યમથી નીતી આયોગની સંચાલન પરીષદને સંબોધતા તેમણે કહ્યું કે વિકાસ ભારતનો એજન્ડા છે ભારતે વિકાસના પંથે ઝડપથી આગળ વધવાનો નિર્ણય લઇ પ્રગતિ શરૂ કરી છે આ ક્ષેત્રે દેશના યુવાનોએ મહત્વની ભૂમિકા ભજવી છે

શ્રી મોદીએ કહ્યું કે ભારત પાસે મત્સ્યોદ્યોગના વિકાસની તથા દરિયાઇ પેદાશોના નીકાસની પુષ્કળ તક છે ગુજરાત સહિત દરિયાકાંઠાના રાજયો અને ક્ષેત્રના વિકાસ માટે આયોજન કરવા અનુરોધ કર્યો હતો આ બેઠકમાં ક઼ષિ માળખાકીય સુવિધા જેવા મુદ્દાઓ અંગે ચર્ચાવિયારણા કરવામાં આવી હતી

તેઓ આસામના ઘેમાજી જિલ્લામાં સિલાપત્થરમાં આયોજીત એક કાર્યક્રમમાં તેલ અને ગેસ ક્ષેત્રની મહત્વપૂર્ણ પરિયોજનાઓ દેશને સમર્પિત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બંગાળના હ્ગલીમાં કેટલીક રેલ્વે પરિયોજનાઓનું ઉદ્વાટન પણ કરશે નોઆપાડાથી દક્ષિણેશ્વર સુધીના મેટ્રો રેલ્વેના લંબાયેલા માર્ગનું ઉદ્વાટન કરશે

આ પ્રોજેક્ટથી મુસાફરીનો ઓછો સમય ટ્રેનની કામગીરીમાં સલામતીની ખાતરી ઉપરાંત ક્ષેત્રના આર્થિક વિકાસને પણ વેગ મળશે

આ વર્ષની વિષય વસ્તુ છે શિક્ષણ અને સમાજમાં એકથી વધુ ભાષાને સમાવવા પ્રોત્સાહન આપવું

આ વર્ષે શિક્ષણ મંત્રાલય સાંસ્કૃતિક મંત્રાલય અને ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર દ્વારા ચાર દિવસના વર્ચ્યુઅલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ દિવસે ઉપરાષ્ટ્રપતિ એમ વૈકેંથા નાયડુ એકથી વધુ ભાષાને પ્રોત્સાહન આપવાના વિષય ઉપર વેબિનારમાં સંબોધન કરશે તથા તેઓ આંતરરાષ્ટ્રીય વર્ચ્યુઅલ સુલેખન પ્રદર્શનનું પણ ઉદ્વઘાટન કરશે

ભારતીય મૂળના અમેરિકન વૈજ્ઞાનિક ડૉક્ટર સ્વાતી મોહને આ ઐતિહાસિક મંગળ મીરાનમાં મહત્વની ભૂમિકા ભજવી છે